ભારત ફિનલેન્ડ વર્ચ્યુઅલ સમિટને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે દોઢસોથી વધુ દેશોને દવા અને અન્ય જરૂરી માલસામાનનો જથ્થો મોકલ્યો છે

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને ફીનલેન્ડ બંને દેશ કાયદા આધારિત પારદર્શી માનવતાવાદી અને લોકશાહી આધારિત વૈશ્વિક વ્યવસ્થામાં માને છે બંને દેશો ટેકનોલોજી સંશોધન સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે

તેમણે ફિનલેંડને આ બંનેમાં જોડવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે આનાથી ફિનલેંડનો મોટો લાભ થશે

રાજ્યસભાએ ગઈકાલે ખરડાને મંજુરી આપી દીધી છે દ ગયા વર્ષે લોકસભાએ આ ખરડો પસાર કર્યો હતો

આ મર્યાદા તબીબી ટેકનોલોજી સાથે સુસંગત છે જે ગર્ભાવસ્થાના અઘતન તબક્કે ગર્ભને દૂર કરવાની મંજૂરી આપે છે આ બિલનો ઉદેશ ગર્ભ નાબુદ કરવાની પ્રક્રિયાની ગુપ્તતા સુનિશ્ચિત કરવાનો છે અને મહિલાઓની ગોપનીયતાને જાળવે છે

રાજ્યની શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે જિલ્લા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરીને ઇનામ રૂપે નિયત રકમની ફાળવણી કરવામાં આવતી હોય છે